કેન્દ્ર સરકાર કોરોના વાયરસના ખતરાનો સામનો કરવા શક્ય તમામ પ્રથાસો કરી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરિસ્થિતિ ઉપર દૈનિક ધોરણે નજર રાખી રહ્યા છે આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસ અંગે શાળાના વિદ્યાર્થીઓ માટે સૂચનો જારી કરીને વાલીઓ અને શિક્ષકોને સતર્ક રહેવાની સૂચના આપી છે લોકસભામાં વિપક્ષોએ દિલ્હીમાં તાજેતરમાં થયેલા તોફાનોના મુદ્દે ચર્ચાની માંગણી કરી સૂત્રોચ્યાર કરતાં લોકસભાની બેઠક બપોર સુધી મુલતવી રાખવાની ફરજ પડી છે સર્વોચ્ય અદાલતે જણાવ્યું છે કે સબરીમાલા મંદીરને લગતી અરજીની કાર્યવાહી પૂરી થયા

પ્રવેશ કર્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાતે આ વાયરસ ફેલાતો અટકાવવાના પ્રથત્ન પર દેખરેખ રાખી રહ્યા છે

સ્વાસ્થ્ય મંત્રાલય પણ સ્થિતિ પર પૂરતું ધ્યાન આપે છે દેશભરમાં અલગ વોર્ડ બનાવાય રહ્યા છે અને વિદેશમાંથી ભારત આવતા લોકોની તપાસ કરવામાં આવી રહી છે

અત્યાર સુધીમાં છ લાખ મુસાફરોની તપાસ થઈ છે

પ્રધાનમંત્રીના અગ્ર સચિવ પી

મિશ્રાના અધ્યક્ષપદે આંતર મંત્રાલયની યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે આ બેઠકમાં છેક જિલ્લા સ્તરે પીડિત વ્યક્તિના આરોગ્ય પરિક્ષણની સુવિધા આઈસોલેશન વોર્ડ અને તબિબિ નિરિક્ષણની સુવિધાઓ ઉભી કરવાનો નિર્ણય લેવાયો છે ગૃહ સંરક્ષણ રેલવે અને શ્રમ મંત્રાલયોએ તેમની આરોગ્ય સુવિધાઓ અને હોસ્પિટલોના માધ્યમથી કોરોના વાયરસ સામેની લડતમાં આરોગ્ય મંત્રાલય દ્વારા હાથ ધરાતા પ્રયાસોને પુરક મદદ આપવાનો નિર્ણય લેવાયો છે બધા જ આંતરરાષ્ટ્રીય વિમાન મથકો અને બંદરો ઉપર આવતા તમામ મુસાફરોનું સ્ક્રિનીંગ કરવાનો નિર્ણથ પણ લેવાયો છે એવી જ રીતે વિદેશમાં પ્રવાસન હેતુથી ગયેલા અને સ્વદેશ પાછા ફરેલા લોકોને જરૂરી માહિતી દર્શાવતુ પત્રક ભરવાનો આદેશ અપાયો છે

વિદ્યાર્થીઓને તાવ શ્વાસ લેવામાં તકલીફ અથવા કફની સમસ્યા હોય તો તે અંગે સતર્ક થવાની સુચના વર્ગ શિક્ષકોને આપવામાં આવી છે કોરોનાની શંકા બાબતે તબીબી ઉપયાર યાલી રહ્યા હોય તો ઉપયાર કરનાર તબીબની સલાહ વગર વિદ્યાર્થીને શાળામાં નહીં મોકલવાની સૂચના મંત્રાલયે વાલીઓને કરી છે

આરોગ્યમંત્રી ડોકટર હર્ષવર્ધને કહ્યું કે સરકાર આ વાયરસને અટકાવવા તમામ પ્રયત્ન કરી રહી છે અને તપાસ માટે પ્રયોગશાળા શરૂ કરી રહી છે

જેમાં ત્રણ દર્દીઓની સારવાર બાદ રજા આપવામાં આવી છે તેમણે કહ્યું કે તમામ વિમાન મથકો પર આંતરરાષ્ટ્રીય મુસાફરોનું સ્ક્રીનીગ કરવામાં આવે છે

જે ચિંતાજનક છે અને સરકાર તેમની સ્થિતી જાણવા ઈરાન સરકાર સાથે સંપર્કમાં છે

આજે ગૃહની બેઠક મળતાં જ કોંગ્રેસ ડી એમ કે ડાબેરી પક્ષોના સભ્યો દિલ્હીમાં તાજેતરમાં થયેલા તોફાનોના મુદ્દે સૂત્રોચ્યાર કરતાં કરતાં ગૃહના મધ્યમમાં પહોંચી ગયા હતા પ્રિસાઇડિંગ અધિકારી ભર્તુ હરી મહેતાબે સૂત્રોચ્યાર કરતાં વિપક્ષના સભ્યોની વિનંતી નકારીને જણાવ્યું હતું કે કોરોના વાયરસનો ખરતો ધ્યાનમાં લેતાં ગૃહમાં આ મુદ્દે ચર્ચા થવી જોઈએ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી આ મુદ્દે ગૃહમાં સંબોધન કરશે તેમણે દોહરાવ્યું હતું કે સરકાર દિલ્હીમાં તાજેતરમાં થયેલા તોફાનોના મુદ્દે ગૃહમાં ચર્ચા કરવા તૈયાર છે અને તેમણે વિપક્ષના સભ્યોને પોતાની બેઠક ઉપર પાછા ફરવા નિર્દેશ આપ્યો હતો વિપક્ષના સભ્યોએ આ રજૂઆત માન્ય નહીં રાખતા લોકસભાની બેઠક બપોરના બાર વાગ્યા સુધી મુલતવી રાખવાની ફરજ પડી હતી

બોબડેએ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ દ્વારા કરાચેલી રજૂઆત સાંભળ્યા બાદ આ મુજબ જણાવ્યું હતું કપિલ સિબ્બલે અદાલતમાં રજૂઆત કરી હતી કે કેન્દ્ર સરકારે આ મુદ્દે કોઈ પ્રતિભાવ અદાલતમાં રજૂ કર્યો નથી જ્યારે એટર્ની જનરલ કે

નવ ન્યાયાધીશોની બનેલી બેન્ચ સબરીમાલા મંદીરમાં મહિલાઓના પ્રવેશ સહિત વિવિધ ધાર્મિક સ્થળોએ મહિલાઓના પ્રવેશ અંગેની અરજીઓની કાર્યવાહી સંભાળી રહી છે

આમ છતાં જૂથની કક્ષાની સ્પર્ધામાં ભારતે વધુ અંકો મેળવ્યા હોવાથી ભારત સ્પર્ધાની ફાઇનલમાં પહોંચું છે સ્પર્ધાની બીજી સેમી ફાઈનલ મેચ આજે ભારતીય સમય મુજબ બપોરના દોઢ વાગે રમાશે જેમાં ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફિકા સામે રમશે સ્પર્ધાની ફાઈનલ મેચ રવિવારે ભારતીય સમય મુજબ બપોરના સાડા બાર વાગ્યાથી રમાશે

આ સુધારા મુજબ ભારતની લિસ્ટેડ કંપનીઓ હવે વિદેશના શેરબજારમાં પણ તેમનું લિસ્ટિંગ કરાવી શકશે આમ થવાથી ભારતીય કંપનીઓને સ્પર્ધાત્મકતામાં વધારો થવાની સંભાવના છે એવી જ રીતે તેઓ વધુ ભંડોળ અને મોટી સંખ્યામાં રોકાણકારો મેળવી શકશે નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વિધેયકના લીધે કાયદાનું પાલન કરતાં કંપની સંચાલકોની કામગીરી સરળ બનશે